ગયા મંગળવારે કેન્દ્ર સરકાર તથા ખેડૂતો વચ્ચે યોજાયેલી ત્રીજા દોરની વાતચીત અનિર્ણિત રહી હતી મંગળવારે યોજાયેલી વાતચીતમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂત તથા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સંપૂર્ણ રીતે પ્રતિબધ્ધ છે પત્રકારો સાથેની વાતયીતમાં શ્રી તોમરે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં સુધારાઓ ખેડૂતોના હિતમાં લેવાયા છે આ ધારા અંગે ખેડૂતોને વાંધો હોય તો સરકાર તેમની સાથે વાતચીત કરવા તત્પર છે

તેમણે સુરક્ષા એજન્સીઓને જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે સમન્વિત દૃષ્ટિકોણ અપનાવે અને ભારતને વિકસિત અને સુરક્ષિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને પૂરા કરવા માટે કાર્ય કરે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વીડિયો માધ્યમથી આ સંમેલનમાં જોડાયા હતા તેમણે છેલ્લાં સંમેલનમાં ઉઠાવચેલા મુદ્દાઓની સમીક્ષા પણ કરી આ પ્રસંગે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને આંતરીક સુરક્ષાની સ્થિતિથી વાકેફ કરાયા તેમજ વધુ સુરક્ષા માટે સુધારા અને લોકહિત માટે ઉઠાવેલા પગલાંઓની ચર્ચા પણ કરાઈ

ઉચ્ચશિક્ષણ વિભાગના સચિવના અધ્યક્ષપદે રચાયેલા આ કાર્યદળને એક મહિનામાં અહેવાલ તૈયાર કરવાનો નિર્દેશ અપાયો છે કાર્યદળ દ્વારા લાગતા વળગતાઓ દ્વારા કરાયેલા સૂચનો ધ્યાનમાં રાખીને તેનો અહેવાલ તૈયાર કરશે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંકે ગઈકાલે ઉચ્યસ્તરીય બેઠકમાં આ નિર્ણય લીધો હતો આ બેઠકમાં નવી શિક્ષણનીતિના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી

આ ઔદ્યોગિક દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો હતો અમારા સંવાદદાતા જણાવે છે કે આજે ધાર્મિક નેતાઓ દ્વારા ભોપાલના બરકતુલ્લા ભવનમાં સવારે સાડા દશ વાગે સર્વધર્મ પ્રાર્થના યોજી દિવંગત ગેસ પીડિતોને શ્રધ્ધાંજલિ અપાશે

જેની અધ્યક્ષતા પર્યાવરણ મંત્રી કરશે આ સમિતિનો ઉદ્દેશ જળવાયુ પરિવર્તન મામલે દેશને સમન્વિત કાર્યયોજના તૈયાર કરવાનો છે જેથી ભારત પેરિસ સમજૂતી હેઠળ તેને પૂરો કરવાની દિશામાં આગળ વધી શકે યૌદ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ આ સમિતિના સદસ્ય રહેશે આવતાં વર્ષથી પેરિસ સમજૂતી કાર્યાન્વિત થશે સમિતિએ પણ સુનિશ્ચિત કરશે કે ભારત જળવાયુ સંબંધિત નિર્ણયોને પેરિસ સમજૂતી અનુરૂપ બનાવી રાખે

વિશાલ અવતાણી નામની વ્યક્તિની અરજી ઉપર ગુજરાત વડી અદાલતની વિભાગીય બેન્ચે આ પ્રમાણે જણાવ્યું છે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

અદાલતે જણાવ્યું હતું કે સ્થાનિક સત્તામંડળો દ્વારા ચલાવવામાં આવતા કોવિડ સંભાળ કેન્દ્રોમાં નિયમ ભંગ કરતાં લોકોને સામાજિક સેવાના કાર્યમાં મૂકવા જોઈએ આમ કરવાથી આ લોકોને નિયમનો ભંગ કરીને પોતે સમાજને કેટલું ગંભીર નુકશાન પહોંચાડે છે તેનો ખ્યાલ આવશે અને સરકારને કોવિડ સંભાળ કેન્દ્રમાં સેવા કાર્યમાં મદદ મળી રહેશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુરેવી વાવાઝોડાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ બાબતે તમિલનાડુ અને કેરળના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી તેમણે કેન્દ્ર સરકારની શક્ય તમામ મદદની ખાતરી આપી હતી

આ વાવાઝોડુ આજે સવારે તમિલનાડુના રામેશ્વરમ નજીક મન્નારના અખાતમાં પહોંચે તેવી સંભાવના છે

બીજી મેચ છઠ્ઠી ડિસેમ્બરે અને ત્રીજી મેચ આઠ ડિસેમ્બરે સીડની ખાતે રમાશે

જેમાં હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ મેય જાહેર કરાયો હતો

ઓસ્ટ્રેલિયા ટીમના સ્ટીવન સ્મિથને વન ડે મેચોની શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરાયો હતો

બ્રિટનના આરોગ્યમંત્રી મેન હાનકોકે જણાવ્યું છે કે આ રસી આવતા સપ્તાહમાં જારી કરાશે સરકારે તબીબી ક્ષેત્રના નિષ્ણાંતો તથા આરોગ્ય સંભાળ ઉત્પાદનો નિયમન સંસ્થા દ્વારા રસી અંગે કરેલી ભલામણોનો સ્વીકાર કર્યો છે આરોગ્ય સંભાળ ક્ષેત્રે કામ કરતાં લોકોને રસી આપવામાં અગ્રતા અપાશે તેમ શ્રી હાનકોકે કહ્યું હતું

ગઈકાલે મુબઇમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં ફિલ્મ સીટી સ્થાપિત કરવાનો વિચાર એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં એક નવી પહેલ છે તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ બીજી કોઇ રાજ્યના વિકાસમાં બાધક નથી બનતા પરંતુ આ પહેલથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તેઓ બે દિવસની મુંબઇ યાત્રા દરમિયાન તેમણે ફિલ્મ ઉદ્યોગના નિર્માતાઓ અભિનેતાઓ અને અન્ય મહાનુભાવો સાથે વાતચીત કરી છે તેમણે કહ્યું કે ફિલ્મ સીટી એક હજાર એકર જમીન પર બનશે અને તેમાં ફિલ્મ ઉદ્યોગના લોકોએ પણ રસ દર્શાવ્યો છે